મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ટાપુ વિકાસ અંગેના સત્તામંડળની ત્રીજી બેઠક યોજાઈ ગઈ આબેઠક અનુ સાર પિરોટન ટાપુને કુદરતી સૌંદર્ય માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે આ ઉપરાંત બેટ દ્રારકાના વિકાસ માટે બેટ દ્રારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરાશે પિરોટનશિયાળ બેટ બેટ દ્રારકા ટાપુ ઓના વિકાસ માટે વિગતવાર આયોજન કરીને વિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ લેવાનો નિર્ણય કર વા માં આવ્યો છે

મી

તે સંદર્ભમમાં ભારત સરકારની આથલેન્ડ ડેવલપમેન્ટ પોલીસીને સુ સંગત રાજ્યના ટાપુઓના વિકાસ માટે ગુ જરાત સરકારે ગત ઓગષ્ટ માસમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુ રક્ષાની જાળવણી સાથે આ ટાપુ ઓ પર આર્થિક ગતિવિધી અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે

વર્માનગરના બંન્ને મહિલા દર્દીઓ એક જ કુંડુમ્બના સભ્યો છે તેમના નજીકના સહકુંડુમ્બી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જયારે મેઘપરની યુવતી અગાઉ પોઝીટીવ આવેલ દર્દીના પુત્રી છે

ટી બસ સેવા નો વ્યાપ તબકકાવાર વધારવા માં આવી રહથો છે કચ્છ માં એસ ટી તંત્ર ના વિભાગીય વડા ચંદ્રકાંત મહાજન ના જણાવ્યા પ્રમાણે કોરોના લોકડાઉન પૂર્ડું થયા બાદ અનલોક વન માં શરૂ થયેલી એસ ટી

જેને લીધે ગૌરીપરવણોઈ સહિતના ગામોમાં ભારે ગરમી અને ઉકળાટ માંથી રાહત મળી હતી

હાલમાં કોરોના સંક્રમણને પગલે જાહેર કરાચેલા નિયમો અનુ સાર ધાર્મિકસામાજીકસાંસ્કૃતિક તેમજ અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવાયો છે ત્યારે લોકોને આવનારા તહેવારોની ઉજવણી ઘરે રહીને જ કરવી પડશે સામાન્યત જુન માસ પુર્ણ થતાં જુલાઈનો આરંભ સાથે જ વિવિધ ધાર્મિક પર્વોનો આરંભ થતો હોય છે